પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદ્દઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે

તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર પરથી કરાશે નીતિન પટેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસ સંદર્ભે તથા આગામી તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધે નહી એ માટે પૂરતી તકેદારી સાથે કામ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરી હતી તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરશ્રીઓ પણ જોડાયા હતા કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રીએ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે ગુજરાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે

રાજ્ય સરકારે સંક્રમણને અટકાવવા માટે જે દ્રઢ નિર્ણયો લીધા છે તેના પરિણામે આ સફળતા મળી છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે લીઘેલા પગલાંની માહિતી આપી હતી તેમજ ગુજરાતે છેલ્લા નવ માસમાં કરેલી કામગીરી અને લીધેલા દ્રઢ નિર્ણયોથી કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા દિવાળીના આગામી તહેવારો દરમિયાન સંક્રમણ વધે નહી એ માટે પૂરતી તકેદારી સાથે કામગીરી કરાશે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ધંધા રોજગાર પૂર્વવત બન્યા છે

કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીનના ટ્રાયલ માટે પાંચ હોસ્પિટલને મં જૂરી આપવામાં આવી છે એ દિશામાં પણ સરકારે હકારાત્મક કામગીરી શરૂ કરી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો જયંતિ રવિ આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે અને ઉચ્ય અધિકારીઓએ હાજર રહીને વધુ માહિતી આપી હતી મ્ખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટમાં બે કરોડ બાવન લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહર્ત કર્યું

રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ યુડાસમાના હસ્તે સોલાર ચરખા અને સોલાર શાળનું વિતરણ કરવામાં આવશે નિષ્કલંક નારાયણ ધામ પ્રેરણા પીઠ પિરાણા ખાતે સવારે સાડા નવ વાગ્યે આ કાર્યક્રમ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટિલની અધ્યક્ષતામાં વિધાનસભા પેટાચૂંટણી અન્વયે આજે ડાંગ અને કપરાડા ખાતે ભાજપ કાર્યકર્તાઓની ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ ગઈ

ત્યારે અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે યાત્રિકોની ધાર્મિક ભાવના ધ્યાને રાખી બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે

નવરાત્રીના પ્રત્યેક દિવસે અલગ અલગ માતાજી તેમના મંત્ર અને પ્રસાદનું ખુબ જ મહત્વ છે તેમ આયુર્વેદમાં દરેક નવરાત્રી સાથે અલગ અલગ વનસ્પતિ પણ જોડાયેલી છે અને તેનું લોકોના આરોગ્ય માટે પણ ખુબ જ મહત્વ છે

આજે મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા થાય છે જેમના મસ્તક પર અર્ધચંદ્ર દર્શાવાય છે અને દેવીના દસ હાથ છે